મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી પ્રસારીત મન કી બાત કાર્યક્રમમાં કોવીડ સામેની લડાઇમાં વિજય મેળવવા નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોની સલાહ અને સૂચનોને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો છે તેમણે કહ્યું કે આપણે દવાઇ ભી કડાઇ ભી મંત્ર યાદ રાખવો જોઈએ ઉપરાંત લોકોને અપીલ પણ કરી છે કે રસી લો સાવચેતી રાખો અને સલામત બનો તેમણે દેશ સામેના કોવીડના પડકારનો છેલ્લા એક વર્ષથી અગ્રીમ હરોળમાં રહીને સામનો કરી રહેલા તબીબો નર્સો વગેરેની કામગીરીને બિરદાવી હતી

તેમણે કોવીડની આશંકા હોય તો સારવાર વહેલી લેવી વિયારો સકારાત્મક રાખવા યોગ પ્રાણાયમ જેવા પૂરક ઉપાયો કરવા વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મેળવવા ઉપર ભાર મૂકયો હતો

તેઓ જણાવે છે કે જેટલી નિષ્ઠાથી પ્રામાણીકતાથી આપણે કર્તવ્યપાલન કરીશું એટલી જ ઝડપથી આપણે સંકટમુક્ત ભવિષ્ય તરફ આગળ વધી શકીશું

આ ઓક્સિજન પ્લાન્ટમાં પીએસએ મેડિકલ ઓક્સિજન બનાવવામાં આવશે હોસ્પિટલોમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે પ્રધાનમંત્રીએ નિર્દેશ આપતાં જણાવ્યું છે કે આ ઓક્સિજન પ્લાન્ટ ટૂંક સમયમાં કાર્યરત થશે તેમજ આ પ્લાન્ટ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જીલ્લા મુખ્યાલયમાં આવેલી સરકારી હોસ્પિટલમાં લગાવવામાં આવશે

ભાજપ પ્રદેશ પ્રમૃખ સી

પાટીલે જણાવ્યું કે કોરોનાગ્રસ્ત દર્દીને સમયસર ઓક્સિજન મળી રહે અને તત્કાળ સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે

ગુપ્તા કચ્છના પ્રભારી સચિવ જે

કેન્દ્ર સરકારે બંદરોના અધ્યક્ષોને ઓક્સિજન સંબંધી તમામ સામગ્રીનું પરિવહન કોઇપણ અડચણ વિના થાય તે જોવા જણાવ્યું છે

પ્રભુ મહાવીર દ્વારા અપાયેલા અહિંસા અપરિગ્રહ અને આત્મસંયમ જેવા જીવન મૂલ્યો સમાજને પ્રેરણા આપે છે કોરોના મહામારીથી મુક્તિ મળે તે માટે સવિશેષ પ્રાર્થના અને નવકાર મંત્રના જાપ થઈ રહ્યા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓ ખાસ કરીને જૈન સમુદાયને મહાવીર જન્મકલ્યાણક પર્વની શુભકામનાઓ પાઠવી છે શ્રી મોદીએ કહ્યું છે કે ભગવાન મહાવીરનું જીવન આપણને શાંતિ અને આત્મસંયમ શીખવે છે

કોરોનાને કારણે જૈન ભાઇઓ બહેનોએ ઘરે રહીને જ સાદાઇથી આ તહેવારની ઉજવણી કરી હતી

તેમની આરોહ અવરોહ બંધ આંખોમાં આંસુ કોશેટોનું ઘર ગોકીરો સહિતની નવલકથાઓ ખૂબ જાણીતી છે

વિવિધ અખબારોમાં તેઓ કોલમ લખતા હતા ઝાલાવાડના નવસર્જકોને પ્રોત્સાહિત કરી તેમણે સાહિત્ય જગતની મોટી સેવા કરી હતી તેમના નિધનથી સુરેન્દ્રનગર જિલ્લાના સાહિત્યક્ષેત્રે મોટી ખોટ પડી છે હવા માન રાજ્યમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત અનેક જીલ્લાઓમાં વાતાવરણ પલટો આવતાં કમોસમી વરસાદ થયાના અહેવાલ છે જામનગરના કાલાવાડ ગ્રામ્ય પંથકના રણુજા ધુતારપર સુમરી સહિતના ગામોમાં આજે વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો જેથી ખેડૂતોને વિવિધ પાકોનો નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે સુરેન્દ્રનગર જીલ્લામાં ચોટીલા તાલુકાના ગામોમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ થયો હતો

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સહિતના તાલુકાઓમાં ગઇકાલે કરા સાથે હળવો વરસાદ પડ્યો હતો જ્યારે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા અને જાંબુઘોડા પંથકમાં પણ વરસાદી વાતાવરણ જોવા મબ્યું હતું આ સાથે અમરેલીના સાવરકુંડલા આદસંગ નાનુડી સહિતના ગામમાં ગઇકાલે કમોસમી વરસાદ થયો જેથી ખેડૂતો યિંતાતુર થયા છે અમરેલીમાં આજે પણ ધારી તાલુકાના ગીરકાંઠાના દલખાણિયામાં કમોસમી વરસાદ થવાના અહેવાલ છે રાજકોટ જીલ્લા તેમજ શહેરના કેટલાક વિસ્તારમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ થયાના વાવળ મળ્યા છે વડોદરા રેમડેસીવીર ઇન્જેક્શન વડોદરામાં નોડલ અધિકારીઓની દેખરેખ હેઠળ કોવિડના દર્દીઓની સારવારમાં ઉપયોગી રેમડેસીવિર ઇન્જેક્શનની માન્ય ખાનગી હોસ્પિટલોને ફાળવણી કરવામાં આવી રહી છે આ અંગે જાણકારી આપતાં નોડલ અધિકારી આર

ત્યારે હોમ કોરોન્ટાઇન થયેલ દર્દીને કોરોનાની સારવાર મળી રહે તેમજ લોકો પણ સંક્રમિત ન થાય તે માટે વિજાપુર તાલુકાનાં ફલુ ગામમાં એચ

દાહોદ કલેક્ટર દાહોદના કલેક્ટર શ્રી વિજય ખરાડી ગઇકાલે રાત્રે ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓના ક્ષેમકુશળ પૂછવા પહોંચી ગયા હતા